તેઓ સાથપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ અનાસ્ટાસિઆક અને ગ્રીસના પ્રધાનમંત્રી કીરીથાકોસ મિત્સોટાકીસ સાથે પણ મંત્રણા કરવાના છે

પ્રધાનમંત્રીએ ણાવ્યું કે આ ોહવા પરિવર્તન જેવા પ્રશ્નો અંગે સહકાર ઉભો કરવા ેઠક યોજાઇ હતી પ્રધાનમંત્રીએ લે લ્જીયમ ન્યઝીલેન્ઠ આર્મેનિયા અને ઇસ્ટોનિયાના પ્રધાનમંત્રી સાથે પણ લેઠક યોજી હતી તેમાં વૈશ્વિક પ્રશ્નો અંગે યર્યા થઇ હતી પત્રકારો સાથેની વાતયીતમાં વિદેશમંત્રાલયના પ્રવકતા રવિશકુમારે ણાવ્યું કે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસીન્ડા આર્ડન સાથેની લેઠકમાં શ્રી મોદીએ ક્રાઇસ્ટ ચર્ચ ફમલાની ટીકા કરી અને સાંત્વના સંદેશ પાઠવ્યો હતો આ ઉપરાંત ત્રાસવાદ સહિતના અન્ય મુદ્દાઓ અંગે ચર્યા થઇ હતી

યશંકરે જી યાર દેશોના વિદેશમંત્રીઓ સાથે પણ લેઠક થોજી હતી તેમાં રાષ્ટ્રસંઘમાં સુધારાઓની તરફેણ કરવામાં આવી હતી

આ ઉપરાંત અખાત સહકાર પરિષદના નેતાઓ સાથે પણ ચર્ચાવિયારણા કરી હતી

ગઇકાલે ન્યૂયોકેમાં વિવિધ ઉદ્યોગ જૂથોના મુખ્ય વહીવટી અધિકારીઓને સંભોધતાં પ્રધાનમંત્રીએ વિવિધ માહીતી આપી હતી

તેમણે કહ્યું કે ગાંધીજીના વિયારો ધર્મ જાતિ અને ભાષા અંગેના મતભેદોને નિપટાવવામાં આજે પણ પ્રસ્તુત છે શ્રી કોવિંદે આજે નવી દીલ્હીમાં આદ્યાન્મિકતા અંગેના માનવ અને સામાતિક વિકાસના રાષ્ટ્રીય પરિસંવાદનું ઉદઘાટન કહ્યું હતું તેમણે દેશની સૌથી વધુ વસતિ યુવાનોની છે તેનો ઉલ્લેખ કરી રાષ્ટ્રપતિએ કહ્યું કે તે સૌને મહાત્મા ગાંધીજીની વિયારધારા સાથે ભોડવાની આવશ્યકતા છે તે માટે વાતાવરણના પરિવર્તન માનવજાત સામેનો મોટો પડકાર ગણાવ્યો હતો

જે પૂણેમાં પુરાતત્વવિદ્ અને ઇતિહાસકાર ડોકટર સી

દેગલુકરનું પૂસ્થભૂષણ પુરસ્કારથી સન્માન કરતાં તેમણે ણાવ્યું કે વારસારૂપ કલાત્મક સ્થાપત્યોની જાળવણી માત્ર સરકારની નહીં નાગરિકોની પણ ફરા છે

યૂંટણીપંચનું આ નિવેદન ત્યારે આવ્યું કે યારે ન્યાયમૂર્તિ એન

ગેરલાયક ઠરાવાયેલા ધારાસભ્યો કોંગ્રેસનેતા સિદ્વારામૈયા અને અન્ય પ્રતિવાદીઓના વકીલોએ કહ્યું કે પેટાયૂંટણીમાં ફેરફાર થાય તો તેમાં અમને કોઇ વાંધો નથી

ભા પના નેતા અરૂણ જેટલી અને રાષ્ટ્રીય નતા પાર્ટીના સાંસદ રામ જેઠમલાણીના અવસાનના કારણે આ પે પે ઠકો ખાલી પડી છે

અદાલતે મુસ્લીમ તરફી રજૂઆતમાં ભારતીય પુરાતત્વ વિભાગના અહેવાલ અંગેની રજૂઆત પુરી કરવા કહ્યું હતું

મુખ્ય ન્યાયાધીશશ્રી રંગ ન ગોગોઇના અધ્યક્ષપદે પાંચ ન્યાયાધીશોની લંધારણીય લેન્ય સમક્ષ એડવોકેટ રાજીવ ધવને કહ્યું કે તેઓ પુરાતત્વ વિભાગના અહેવાલ સામે પ્રશ્ન ઉઠાવતા નથી

ઓપરેટીવ ન્કની ભારતીય રિઝર્વ ેન્કે આજે સમિક્ષા કરી અને કેટલાક નિર્દેશો આપ્યા હતા

અન્ય નિયમોને શરતોમાં કોઇ ફેરફાર રહેશે નહિં

દરમ્યાન ભા પના પૂર્વ સાંસદ કિરીટ સોમૈથા અને માંદી એવી પંજા એન્ડ મહારાષ્ટ્ર કો

પોલીસે ણાવ્યું કે શ્રી સોમૈયા મું ઇ પોલીસના આર્થિક ગુના વિભાગમાં ગયા હતા

શ્રી દોવલ શ્રીનગરમાં અગ્રણી અધિકારીઓ સાથે ૌઠક યોજીને સલામતિની સ્થિતિની સમિક્ષા કરશે તથા વિકાસલક્ષી પ્રોજેક્ટ અંગે પણ સમિક્ષા કરશે

દરમિયાન સમગ્ર કાશ્મીરમાં પ્રતિ ધો ઉઠાવી લેવાયા છે અને કોઇ અજુગતો નાવ નોંધાયો નથી

અને વાહનવ્યવહાર રાતે તા મુપ્ત ચાલી રહ્યો છે સરકારી કચેરીઓ પેન્કો વગેરે નિયમિત ચાલી રહી છે

જેઓ ખેડૂતો વેપારીઓ ટ્રાન્સપોર્ટરો સાથે વાતયીત કરીને તેઓને જારમાં ડુંગળીનો વધુ થ્થો ઉપલબ્ધ કરાવવા સમજાવશે

અને ફજુ વધુ પાંચ ટ્રકો તેમની માંગણીને સંતોષવા આજે મોકલાઇ રહી છે